ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્રારા આ બેઠકમાં જોડાયેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીનાયબ મુખ્યમંત્રી નીતિન પટેલગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પણ આ વીર શહિદોની શહાદને કૃતજ્ઞતાપુર્વક વંદના કરતાં બે મિનિટનું મોન પાળ્યુ હતું અને ભારત માતાના આ સપુ તો પ્રત્યે આદરાંજલિ અર્પણ કરી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથીને બેઠક અંગે માહિતી આપતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ હતું કે પ્રધાનમંત્રીએ આ બેઠકમાં દેશના સાર્વલૌમત્વની વાત કરતા જણાવ્યુ હતું કે દેશની ઈંચેઈંચ જમીનનું રક્ષણ કરવા ભારત સક્ષમ છે આપણા જવાનોનું બલિદાન વ્યર્થ નહી જાય ભારત પાડોશી દેશના લોકો સાથે મિત્રતા ઈચ્છે છે પણ જો કોઈ દુરઉપયોગ કરશે તો ચલાવી લેવામાં નહી આવે કોરોના મામલે બોલતા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું કે લોક ડાઉન કર્યા બાદ ફરી લોકડાઉન નહી કરવામાં આવે આ પ્રકારની માહિતી અફવા છે પ્રધાનમંત્રીએ તમામ રાજયોને વધુ સંખ્યામાં પરીક્ષણ કેન્દ્ર બનાવવા આગ્રહ કર્યો તથા ટેલી મેડીસીન સુવિધાના બુનિયાદી ઢાંચાનો વિકાસ કરવા આહવાન કર્યું કલ્પના શાહ આઈ

ટી

ટી

ટી

નીમાબેન આચાર્યના હસ્તે મહિલા પોસ્ટ ઓફિસ ખુલ્લી મૂકવામાં આવી હતી આ કચેરીમાં બહેનો પોસ્ટ ઓફિસના ચાલતા બચત ખાતા પોસ્ટલ લાઇફ ઇન્સ્યોરન્સ અટલ પેન્શન યોજના અને સુકન્યા સમૃદ્ધિ યોજના સહિતની કામગીરી કરશે અલબત્ત આ પોસ્ટ ઓફિસમાં મહિલાઓ ઉપરાંત પુરુષો પજ્ઞ પોતાના કામકાજ માટે જઇ શકશે આ મહિલા પોસ્ટ ઓફિસ તરીકે ખોલવાનો મુખ્ય ઉદ્દેશ એ કે જે મહિલાઓ પોતાની બચત અંગે વિગતવાર વધુ સહેલાઇથી જાછી શકે ફોર્મ ભરાવી શકે અને આમ મહિલાના પ્રશ્રો મહિલા જ સહેલાઇથી સમજી શકે

ત્યારે આગામી પાંચ દિવસ સુ ધી કચ્છમાં ફળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે